ચૂંટણીમુક્ત અને ન્યાથી વાતાવરણમાં થાય તે માટે સુદ્રઢ સલામતી વ્યવસ્થા ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપકસે સાથે મંત્રણા કરી

જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વિધાનસભાની યૂંટણીમાં બધા જ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે

સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતીપુર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે

મુખ્ય ચુંટણી અધિકારી રણવીર સિંહે કહથું કે યુંટણી પંચે મતદાતાઓની સુવિધા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી છે

મતદાન કર્મીઓ અને મતદાતાઓની સુવિધા માટે દિલ્હી મેટ્રો સેવા સવારે ચાર વાગ્યાથી શરૂ થઇ ગઇ છે મતગણતરી મંગળવારે યોજાશે

શ્રી રાજયપકસે પાંચ દિવસની ભારત થાત્રા પર ગઇકાલે નવી દિલ્ફી આવી પહોચ્યા હતા તેમની સાથે મંત્રીઓ સાંસદો અને ઉચ્ય અધિકારીઓ સહિતનું ઉચ્ય કક્ષાનું પ્રતિનિધિ મંડળ આવેલુ છે આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું પારંપરિક સ્વાગત કરાયુ હતુ શ્રી રાજપકસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે વિદેશમંત્રી એસ જયશંકર પણ શ્રીલંકાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપવા માટે રાજઘાટ જશે તેઓ ઐતિહાસીક અને ધાર્મિક મહત્વના સ્થળો વારાણસી સારનાથ બોધગયા અને તિરૂપતિ પણ જશે પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી રાજયપકસેની આ પહેલી વિદેશ યાત્રા છે

રજા એ થયેલા આ ફમલા દરમિયાન ચાર નાગરીકો અને કેન્દ્રીય અનામત પોલીસ દળના બે જવાન ઘાયલ થયા હતા પત્રકાર પરિષદને સંબોધતા શ્રીનગરના પોલીસ વડા ફસીબ મુગલે જણાવ્યું કે જૈશ એ મહમ્મદ આતંકી સંગઠન સાથે કથિત રૂપે સંબંધ ધરાવતા ત્રણ યુવાનોની ધરપકડ કરાઇ છે પોલીસ વડાએ જણાવ્યું કે રવિવારે થયેલા આ હુમલાનો હેતુ લોકોમાં ભય ઉભો કરવાનો અને સામાન્ય જીવનમાં ખલેલ પહોચાડવાનો હતો

આ નિગમને આઠ હજાર કરોડ રૂપિયાનું દેવું દેવું પારદર્શી અને પ્રતિસ્પર્ધી તરીકે જોડવા માટે અધિકૃત કરાયેલ છે આ નિગમ જનતાના માટે ઉપયોગી હોય તેવી કોઇપણ માળખાગત વિકાસની પરિયોજનાને નાણા ઉપલબ્ધ કરાવશે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર ઉચ્યસ્તરીય સંમિતિનું ગઠન કર્યુ છે કે જે કે આઇડીએફસી દ્વારા કરાતા કામકાજોનું નિરીક્ષણ કરશે નિયમિત બેઠકો યોજને નિર્ણ કરશે આ ઉચ્ચસ્તરિય સમિતિને પરિયોજનાઓ મંજૂરી આપવાનો તેમાં સુધારો કરવાનો અને તેના સ્થાને નવી પરિયોજનાઓ પર વિયાર કરવાનો અધિકાર છે

જે કે આઇડીએફસી દ્વારા માટો ભઆગે સડકો પુલો જળ પરીયોજના રમતગમત સુવિધા શૈક્ષણિક સંસ્થા અને ઔદ્યોગિક પરિસનો વિકાસ માટેલ ભંડોળ આપવામાં આવે છે

જેથી તેની કામગીરી ઝડપથી પૂર્ણ થાય

કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ગઇકાલે રાજયસભામાં આ મુજબ જણાવ્યું તેમણે કહયું કે આ વાયરસ ભારતમાં ના ફેલાય તે માટે સરકારે ઘણા પગલા લીધા છે દરમિથાન વિદેશ મંત્રી એસ

તેમણે કહયું હતું કે ટોકયોમાં ભારતીય દુતાવાસે આપેલી નવી માહિતી મુજબ તેમાંથી કોઇ પણ કોરોના વાયરસથી ગ્રસ્ત મળ્યુ નથી કેન્દ્રિય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને કહયું કે દેશમાં કોઇ નવો કેસ નોંધાયો નથી પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પ્રધાનમંત્રી કાર્યાલય આરોગ્ય મંત્રી અને કેબીનેટ સચિવ ધ્વારા દરરોજ માહિતી પર અત્યાર સુધીની કાર્યવાહી અંગે દૈનિક ધોરણે દેખરેખ આપવામાં આવી રહી છે સુશ્રી સુદાને ગઇકાલે આરોગ્ય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો સાથેની એક વીડીયો કોન્ફરન્સની અધ્યક્ષતા કરી જેમાં શીપીંગ વિદેશી બાબતો નાગરીક ઉડૃયન પર્યટન અને ગૃહ બાબતોના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોરોના વાયરસના નિવારણ અંગે વહીવટ માટેની તેમની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી

ગઇકાલે કોકરાઝાર ખાતે બોડો શાંતિ મંત્રણાની ઉજવણીની રેલીને સંબોધતાં આસામના નાણામંત્રી અને એનઇડીએના સંયોજક હિંમત બિસ્વા સરમાએ ફરીથી ઉત્તર પૂર્વના તમામ ઉગ્રવાદી જૂથી અને ખાસ કરીને પરેશ બરૂઆફને હિંસા છોડી દેવા અપીલ કરી છે ઘણાં પ્રસંગોએ શ્રી સરમાએ ઉલ્ફાના વડાને શાંતિ પ્રક્રિયામાં જોડાવા અપીલ કરી છે શ્રી સરમાએ આકાશવાણીને કહ્યું કે આ બાબત હવે કેન્દ્રિય ગૃહમંત્રી સાથે ચર્ચા કરાશ અરવિંદ રાજખોવાના નેતૃત્વમાં અન્ય એક સંગઠનને પણ કેન્દ્ર અને આસામ સરકાર સાથે અનેક વાટાધાટો યોજી હતી

નેરૂલ સીબીડી બેલાપૂર અને વશી અઝિશામક મથકોના છ અઝિશામકો આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા છે અત્યાર સુધીમાં કોઇ જાનહાનિના સમાચાર નથી અને આગનું કારણ જાણવા પ્રયત્ન કરાઇ રહ્યો છે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે બપોરે ડિફેન્સ એકસ્પોના સમાપનસત્રની અધ્યક્ષતા કરશે જો કે આ સંરક્ષણ પ્રદર્શન જાહેર જનતા માટે આજે અને આવતીકાલે ખુલ્લુ રહેશે આ વર્ષે સંરક્ષણ પ્રદર્શનમાં સંરક્ષણ સંબંધિત ઉપકરણોના આયોજકો અને પ્રતિનિધિઓ સૌથી મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં વિશેષ રૂપે એરોસ્પેસ ક્ષેત્રની હાજરી ખાસ હતી